સત્ર પહેલા સદનના બંને સભાગ્રહનું કામકાજ સરળ અને સારી રીતે ચાલે તે માટે સર્વ રાજકીય પક્ષોના સહકાર માટે સરકારે આજે બેઠક બોલાવી છે

વિપક્ષ પણ સરકારને ભીસમાં લેવા તેમની રણનીતી નક્કી કરવા મળનાર છે સ્પીકર સુમિત્રા મહાજન રાજકીય પક્ષોના આગેવાનોને મંગળવારે મળીને લોકસભાની કાર્યવાહી સુચારૂરૂપથી થાય તે માટે ચર્ચા કરશે

જયારે કોંગ્રેસ નેતા તપાસ સંસ્થાઓને ધમકીઓ આપવામાં વ્યસ્ત છે નવી દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદમાં બોલતા પક્ષના નેતા શાહ નવાઝ હુસેને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે લડવાનું પોતાનું વચન પૂર્ણ કર્યું છે તેમણે કહ્યું કે ભાજપા દેશના વિકાસ માટે ઝડપથી કાર્ય કરશે શ્રી હુશેન એન્ફોર્સમેન્ટ નિર્દેશાલય દ્વારા કોંગ્રેસ નેતા શ્રીમતી સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા સામે લીધેલા પગલા અનુસંધાને કોંગ્રેસના આરોપો બાદ પ્રતિક્રિયા આપી રહ્યા હતા કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર તપાસનો દુરુપયોગ કરી રહી છે

નવા સામનોની યાદીમાં સમાવેશ કરવાથી સરકાર માટે આ સાધનોની ગુણવત્તાની ખાતરી કરવી શક્ય બનશે

ટી

આ પ્રસંગે કચ્છમાં ભૂકંપના વિનાશને વિકાસમાં ફેરવવાનો ઉદગાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે અજાપરમાં હાથ ધરાયેલ પ્રોજેકટ મોડેલ વિલેજમાં મહિલા અને બાળકોના સશક્તિકરણની સ્વચ્છતા પર્યાવરણની જાળવણી જેવા કાર્યોની નેમ જાહેર કરાઈ હતી